સમગ્ર દેશના સ્વસહાય જૂથોના એક કરોડથી વ્ધ મહિલા સભ્યો સાથે વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી વાતચીત કરતાં તેમણે કહ્યું કે સ્વસહાય જૂથો ગરીબ વર્ગની મહિલાઓના આર્થિક વિકાસ માટે પાયાની કામગીરી કરી રહ્યાં છે મહિલાઓને અધિકારી સંપન્ન બનાવવામાં સૌથી મહત્વની બાબત છે તેમની શક્તિઓ અને કૌશલ્યને જાણવાની ભારતમાં વિવિધ ક્ષેત્રમાં ખાસ કરીને ક્રષિ અને ડેરીક્ષેત્રે મહિલાઓ મોટી સંખ્યામાં કામગીરી કરી રહી છે પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે દિનદયાળ અંત્યોદય યોજના હેઠળના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનનું મુખ્ય ધ્યેય ગ્રામીણ વિસ્તારના લાખો ગરીબ પરિવારો સુધી પહોંચવાનું છે

આ નવી ઇમારતમાં અઘતન સુવિધાઓ ઉર્જાનો કાર્યક્ષમ વપરાશ તથા વરસાદી પાણીના સંગ્રહની સુવિધાઓ છે આ ઉપરાંત અહીં દોઢ લાખથી વધુ પુસ્તકો અને જર્નલોનો સંગ્રહ ધરાવતું પુસ્તકાલય છે આ પ્રસંગે બોલતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે પોતાના સમૃદ્ધ વારસા વિષે જાણવું એ લોકો માટે ખૂબ જ અગત્યનું છે

જાહેરનામામાં જણાવ્યું મુજબ ડીમાન્ડ ડ્રાફટની ખરીદ કરનારાનું નામ જાહેર ન થવાને કારણે ઉભી થઈ રહેલી સમસ્યાઓન નજરમાં રાખતાં આ નિર્ણય લેવાયો છે

શાકાહાર અને પ્રાર્ણીઓના અધિકારો માટે લડત આપવા માટે શ્રી વાસવાની સમગ્ર વિશ્વમાં જાર્ણીતા બન્યા હતા

દાદા વાસવાનીના જન્મદિનની વિશ્વ ક્ષમા દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાદા વાસવાનીના અવસાન અંગે ઉંડા શોકની લાગણી વ્યકત કરી હતી

પ્લાન્ટના કામો હાથ ધરી શકાશે રાજયના સામાન્ય વહીવટ વિભાગે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો એ ટી વી ટી યોજના અંતર્ગત હાથ ધરવામાં આવનારા કામોની માર્ગદર્શિકામાં સુધારા વધારા કર્યા છે

ડી લાઇટનાં કામો સ્મશાનગૂહના કામો વગેરે કામો પણ આ યોજના હેઠળ કરી શકાશે એમ સામાન્ય વહિવટ વિભાગની યાદીમાં જણાવાયું છે

ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ માહિતી આપતાં જણાવ્યું કે આ રથયાત્રા પર હાઈટેક હથિયારો ડ્રોન બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડ સી સી ટીવી કેમેરા સહિત સુસજજ સુરક્ષા કર્મીઓ દ્વારા ચાંપતી નજર રખાશે તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ તેમના તાજેતરના ઇઝરાયેલના પ્રવાસ દરમિયાન આ આધુનિક ટેકનોલોજીનો અભ્યાસ કર્યો હતો અને તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવા જણાવ્યું હતું

આ દિવસે કચ્છી નવું વર્ષ હોય છે ભુમાં છેલ્લા પાંચ વર્ષથી ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રા નીકળે છે જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે ઉપરાંત અષાઢી બીજ નિમિતે ભુજ ખાતેના દરબાર ગઢમાં ટીલા મડી ખાતે પરંપરાગત મુજબ પૂજનનો કાર્યક્રમ યોજાશે આ પૂજન મહારાવ પ્રાગમલજી ત્રીજા તરફતી નિયૂકત પ્રતિનિધિ મયરધ્વજ સિંહ કરાવશે